પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

રાજયના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ત્રીજી મે સુધી બંધ રહેશે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોકટર જયંતી રવીએ જણાવ્યું છે કે રાજયમાં કોરોના વાયરસના વ્યાપથી સંક્રમિત થયેલા વ્યકિતઓની સારવાર પુર્ણ સજજતાથી થઇ રહી છે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લોકડાઉનનું યુસ્ત પાલન કરાવાઇ રહ્યું છે લોકોની બિનજરૂરી અવરજવર નહી ચલાવી લેવાય ભુજના નવ વર્ષના નીલ ઠકકરે સિકકાને ઉભા રાખવાનો વિશ્વવિક્રમ કરીને કચ્છનું

આજે આકાશવાણી મારફતે મન કી બાત કાર્યક્રમ હેઠળ લોક સંવાદ કરતાં તેમણે લોકોના સાથ સહકારની ખૂબ જ પ્રશંસા કરી પ્રત્યેક નાગરિક એક જવાનની જેમ જંગ લડી રહ્યો હોવાનું જણાવી તેમણે કહ્યું કે દરેક સ્થાન સ્થળ પર લોકો ભેદ ભૂલીને એક સંપથી કામ કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ ગરીબો અને જરૂરતમંદો લોકોની મદદની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પૈસા સીધા ગરીબોના ખાતામાં જમા થઇ રહયાં છે શ્રી મોદીએ જણાવ્યું કે ડોકટરો નર્સો આરોગ્ય કાર્યકર્તાઓ અને સુરક્ષા કર્મચારીઓ દેશને કોરોના મુકત બનાવવા દિવસ રાત કામ કરી રહયાં છે એટલા માટે હાલમાં જ એક વટહ્કમા અમલમાં મુકવામાં આવ્યું છે આ વટહ્કમમાં કોરોના યોધ્ધાઓને ક્ષતિ પહોયતા ઇજા પહોયાડવા તેમની સાથે હિંસા કરવાવાળા માટે કડક દંડની જોગવાઇ કરવામાં આવી છે

ચારેથ મહાનગરોના સ્થાનિક વેપારીઓ સાથે યર્યા વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે આ યારેય મહાનગરોમાં ત્રીજી મે સુધી દુકાનો વ્યવસાયો યાલુ કરવા દેવાશે નહી લોકડાઉન દરમિયાન અગાઉ યાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક યીજવસ્તુઓની દ્રકાનોને જ ચાલુ રાખવા દેવામાં આવશે રાજ્યમાં અન્ય જે વિસ્તારો જીલ્લાઓમાં આજથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છ્રટ આપવામાં આવી છે જો કે ટેક્ષી સેવાઓ રિક્ષા સેવા ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી જોકે હેર કટિંગ સલૂન સ્પા ચાની દુકાનો અને હોટેલ રેસ્ટોરન્ટ અને હોટેલો તમાકુ પાન માવાની દુકાનો લારી ગલ્લા ખાવાપીવાના લારી ગલ્લા ફરસાણની દુકાનો અને લારી બંધ રહેશે તેમજ સિનેમા હોલ મલ્ટીપ્લેક્ષ જીમ અને ક્લબો બંધ રાખવાના રહેશે જે કોઈ વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થશે તેમાં કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહિ શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજુરી કે પાસ લેવાના રહેશે નહિ આ હુકમ સમગ્ર ત્રીજી મે સુધી અમલમાં રહેશે

ત્યારે ભુજના અને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના સિનિયર નિર્ણાયક મિલન એમ સોની અને દેવ્યાની એમ

છોટાઉદેપુર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અખાત્રીજ અનોખી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી આ વિસ્તારોમાં બાળકો ઝાડની ડાળીઓ ના ઘોડા કરી દરેક ઘરના આંગણે ઉભા રહે છે